જામનગર સ્થિત ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક સંસ્થામાં વિલિન કરાશે

રમત ગમત મંત્રાલય કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દીવ સહિત છ રાજ્યોમાં રમત ગમત ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરશે

વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે ધુષણખોરી ડામવા બહુ સ્તરીય અભિગમ અપનાવ્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા ઉપર વધુ સૈનિકો તૈનાત કરવાની તેમજ ગુપ્તચર સેવાઓ અને કાર્યવાહીના સંકલનમાં સુધારા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે ભારત અમેરિકા સંરક્ષણ ભારત અમેરિકા દ્વિપક્ષી સંરક્ષણ સહકારના ભાગરૂપે દસમા સંરક્ષણ ટેકનોલોજી અને વેપાર પહેલ જૂથ ડીટીટીઆઈની ઓનલાઈન બેઠક ગઇકાલે યોજાઈ ગઈ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સામગ્રી ઉત્પાદન સચિવ રાજકુમાર અને અમેરિકાના સંરક્ષણ વિભાગના નાયબ સચિવ એલન લોર્ડના સહઅધ્યક્ષપદે આ બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં સંરક્ષણ ટેકનોલોજી સહકાર અંગે મંત્રણા વધુ સઘન બનાવવા અને સંરક્ષણ સહભાગીતાની અમુક યોજનાઓના અમલમાં દેખીતી પ્રગતિ સાધવા અંગેનું સહિયારું નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું વીજ મંત્રાલય વીજ મંત્રાલય વીજ ગ્રાહકોને અધિકારો બક્ષતા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે આવા નિયમો સૌ પ્રથમવાર તૈયાર કરાયા છે વીજક્ષેત્રમાં વીજ વપરાશકારો સૌથી મહત્વના હોવાથી તેમને લઘુતમ કંઈ કંઈ સેવાઓ પૂરી પાડવી જરૂરી છે તે આ નિયમો દ્વારા નક્કી કરાયું છે

તેની સાથો સાથ લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધી રહી હોવાનું પણ તારણ જણવા મળ્યું છે

અગાઉ લોકસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી અને આજે રાજ્યસભાએ પણ તેને મંજૂર કર્યું છે વિધેયકમાં જામનગર ગુજરાત ખાતે આવેલી ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક જ સંસ્થામાં વિલિન કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે આ સંસ્થાઓમાં આયુર્વેદ અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન સંસ્થાન શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ભારતીય આયુર્વેદિક ઔષધ વિજ્ઞાન સંસ્થાનો સમાવેશ થાય છે સૂચિત નવી સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના પરિસરમાં સ્થાપવામાં આવશે ચર્ચાનો જવાબ આપતાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે સરકાર આયુર્વેદ સહિત પ્રાચીન સુશ્રુષા પદ્ધતિને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે ચર્ચામાં ભાગ લેતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોક્ટર શાંતનુસેને આ વિધેયક નવી શિક્ષણ નીતીથી વિપરીત હોવાનું કહીને તેની સામે સવાલ ઉઠાવ્યો હતો જ્યારે બીજેડીના પ્રશાંત નંદાચે વિધેયકને ટેકો આપ્યો હતો તેમણે કહ્યું હતું કે આયુર્વેદના ક્ષેત્રમાં દુનિયા ભારત સામે મીટ માંડીને બેઠી છે સમાજવાદી પક્ષના સાંસદ પ્રોફેસર રામગોપાલ યાદવે હોસ્પિટલોમાં દવાઓની ઉપલબ્ધતા બહેતર બનાવવા રાજ્ય સરકારોને વધુ સહાય આપવાની કેન્દ્ર પાસે માંગણી કરી હતી

રાજ્યસભામાં આજે આપેલા એક લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ક્રિશાનપાલ ગુજરે જણાવ્યું હતું કે સુધારેલી મર્યાદાની પદ્ધતિઓ સરકારના નિરીક્ષણ હેઠળ છે

એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલગેટ્સે કોરોના મહામારીને બીજા વિશ્વ યુદ્ધ પછીની દુનિયાએ જોયેલી બીજી સૌથી મોટી આફત ગણાવી હતી

પરંતુ વિજ્ઞાનીઓ અને દવા ઉત્પાદન કંપનીઓ તેની રસી શોધવા અથાગ મહેનત કરી રહી છે અને તેમાં બહ્ જલ્દી સફળ થશે જાપાન આબે રાજીનામું જાપાનના પ્રધાનમંત્રી શીન્જો આબે અને તેમના મંત્રીમંડળે રાજીનામું આપ્યું છે તે સાથે આજે સંસદની મંજૂરી પછી યોશીફીદે સુગા સરકારને સત્તા સંભાળવાનો માર્ગ ખુલ્લો થયો છે જાપાનમાં સૌથી વધુ સમયગાળા માટે પ્રધાનમંત્રી તરીકે સેવા બજાવનારા શીન્જો આબેએ તબિયતના કારણોસર રાજીનામું આપવાની ગયા મહિને જાહેરાત કરી હતી જાપાનના શાસક ઉદારવાદી લોકશાહી પક્ષ દ્વારા આજે નવા વરાયેલા શ્રી સુગાને પ્રધાનમંત્રીપદે નિમવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે શ્રી સુગાએ અદના નાગરિકો અને ગ્રામીણ સમુદાય માટે સેવા બજાવવાનું વચન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ શ્રી શીન્જો આબેની અધૂરી રહેલી નીતીઓ પૂર્ણ કરશે અને કોરોના મહામારીના કારણે હયમચી ગયેલા અર્થતંત્રને ફરી સ્થિર કરવાના કામને પ્રાથમિકતા આપશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના નવા પ્રધાનમંત્રી પદે વરાયેલા યોશીફીદે સુગાને ફાર્દિક અભિનંદન પાઠવ્યા છે શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે શ્રીસુગાની આગેવાની હેઠળ ભારત અને જાપાનની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક સહભાગીતાને સાથે મળીને નવી ઉંચાઈએ પહોંચવાની તેમને આશા છે

આ કેન્દ્રોની સ્થાપનાનો ઉદેશ યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે દીવ દમણ ઉપરાંત આસામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મેઘાલય અને સીકકીમમાં આ કેન્દ્રો ખોલવામાં આવશે મંત્રાલય દ્વારા અગાઉ પ્રથમ તબકકામાં આઠ રાજ્યોમાં આવા ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરાઇ હતી